અમદાવાદ જીલ્લાના અસલાલી ખાતેથી યાત્રાનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી શ્રી વિજય રુપાણીએ લોકોને સરદાર પટેલના એકતા અને અખંડિતતાના સુત્રને અનુસરવા અનુરોધ કર્યો હતો

એકતાયાત્રાના પ્રસ્થાન તથા સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ કરતા રાજ્યમંત્રી વાસણભાઈ આહિરે કચ્છનાં બારડોલી ગણાતાં નખત્રાણામાં સરદારશ્રી ની પ્રતિમા ભાવી પેઢી માટે પ્રેરણારૂપ ગણાવી હતી સંસદ સભ્ય વિનોદ ચાવડાએ કહ્યું કે સરકારે એક્તાયાત્રા યોજી સરદારશ્રીના સંદેશને જનજન સુધી પહોચાડવા ભગીરથ પ્રયાસ કર્યો છે જીલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલમાજી સંસદ સભ્ય પુષ્પદાન ગઢવીઅબડાસાના ધારાસભ્ય પ્રદ્ધ્મનસિંહ જાડેજાકલેકટર શ્રી રેમ્યા મોહન વગેરે ઉપસ્થિત રહ્યા હતા ચંદ્રવદન પદ્ટણી મગફળી ખરીદી આજથી કચ્છમાં પાંચ કેન્દ્રો પરથી ટેકાના ભાવે મગફળી ખરીદીનો સવારથી જ આરંભ થયો હતો

કચ્છ માટે ફાળવાયેલી ઘાસની પાંચમી ખાસ ટ્રેન આજે વલસાડથી ઘાસ ભરીને ભુજ રેલ્વે સ્ટેશને આવી હતી જીલ્લા કલેકટર રેમ્યા મોહને જણાવ્યું કે કચ્છ માટે છઠી રેલ્વે રેકમાં ઘાસ ભરવાની કામગીરી ચાલુ છે સાતમી રેક માટેની વહીવટી પ્રક્રિયા ચાલુ છે

ખાઘ અને શાકભાજીના ભાવોમાં ઘટાડો જોવા મળ્યો હતો

આજની મેચ જીતશે તો ભારત આઠ વર્ષ પછી અંતિમ ચારમાં પહોચશે

મેચનો આરંભ ભારતીય સમય મુજબ આજે રાત્રે સાડા આઠ વાગ્યે થશે ચંદ્રવદન પદ્દણી કબફ્ટી સ્પર્ધા અમદાવાદ ખાતે આવતીકાલથી પ્રો કબ્બડી લીગનો આરંભ થશે અમદાવાદના ટ્રાન્સ સ્ટેડીયા મેદાન પર અગિયાર મેચ રમાશે ગયા વર્ષે ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટ્સની ટીમે છ મેચ માંથી પાંચ મેચમાં જીત મેળવી હતી

આ સમયગાળામાં મહત્તમ તાપમાન પણ સહેજ ઓછું નોંધાયું હતું